નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યું કે જાહેરક્ષેત્રની દસ બેન્કોને ભેળવી દઇ ચાર મોટી બેન્ક રચાશે

નાણાંમંત્રીએ કહ્યું કે બેન્કોની નફાકારકતામાં વધારો થયો છે

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી દૃઢ પણે માનતા હતા કે કુદરતી ઉપયાર પદ્વતિ એ શ્રેષ્ઠ જીવન પદ્વતિ છે આજે દિલ્ફીમાં યોગના પ્રચાર પ્રસાર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓને યોગ પુરસ્કાર આપતી વખતે તેમણે કહ્યું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં આયુર્વેદ અને યોગનું મહત્વ સમજાવ્યું છે

આ કેન્દ્રોમાં તંદુરસ્ત જીવન પદ્વતિ અને આફાર તથા ઔષધિય વનસ્પતિઓની મદદથી પ્રાથમિક આરોગ્ય સંભાળની જાણકારી અપાય છે

અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે નૂતન ભારતના નિર્માણ સંદર્ભમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રીએ કરેલા આહવાન માટે લોકોમાં ઉત્સાહ જાવા મળે છે

વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી મનોરમા સમાચાર સંમેલનને સંબોધતા શ્રી મોદીએ લોકોને નજીક લાવવા માટે એક સેતુની ભૂમિકા ભજવવા પ્રસાર માધ્યમોને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે હવે રેલવે સ્ટેશને નાગરિકો વાઈફાઈની સુવિધા ઉપયોગમાં લેતા જાવા મળે છે જે અંગે અગાઉ કલ્પના શક્ય ન હતી એવી જ રીતે લોકો પારદર્શિતાની પણ વાતો કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે ગરીબો માટે ખુબ જ ઝડપથી દોઢ કરોડથી વધુ આવાસો બાંધ્યા છે

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે ગ્રાહકોને લાભ મળી શકે છે પરંતુ સાથે તેમાં નુકસાન પણ થઇ શકે છે નવી દિલ્હીમાં ભારતીય સ્પર્ધા પંય દ્વારા આયોજીત પરિસંવાદમાં ઇ કોમર્સથી ઉલી થયેલી સ્પર્ધા અંગે બોલતાં શ્રી કુમારે કહ્યું કે આ પ્રકારના પડકારોને પહોંચી વળવા સ્પર્ધા પંચે પણ વિયારવું જાઇએ વેપારમાં ડીજીટલ વ્યવહારો અંગે તેમણે કહ્યું કે વેપાર ઉદ્યોગ માટે ઇ કોમર્સમાં વિપુલ તક છે ઇન્ટરનેટ નેટવર્ક અને કૃત્રિમ બૌાધ્ધકતાના કારણે અર્થતંત્રમાં તેનો વિશેષ પ્રભાવ ઉભો થઇ રહ્યો છે

ટ્વીટર પર જણાવ્યા અનુસાર આ સમિતિ ત્રણ અઠવાડીયામાં તપાસ કરીને આ પ્રકારની સંસ્થાઓને અલગ તારવીને કડક કાર્યવાહી માટે ભલામણ કરશે

તેમની સાથે લશ્કરી કમાન્ડર પણ જાડાયા છે તેઓ ઉત્તર કાશ્મીરના નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોની મુલાકાતે છે અને આતંકવાદ તથા ધુસણખોરી અટકાવવાનાં તમામ પગલાંઓની સમીક્ષા કરી રહ્યા છે

શ્રીનગર જાહેર અને અન્ય વિસ્તારોમાં શુક્રવારની ઉમાજને લાભે હળવાં નિયંત્રણોને બાદ કરતાં પરિસ્થિતિ સામાન્ય રહી હતી જાહેર વાહનોની વ્યવસ્થા બંધ કરી હતી પરંતુ ખાનગી વાહનો યથાવત રહ્યાં હતા કાશ્મીરમાં લેન્ડલાઇન ફોન સેવા પૂર્વવત બની છે અને ગઇકાલથી કાશ્મીરમાં તથા જમ્મુના પાંચ સંવેદનશીલ જિલ્લાઓમાં મોબાઇલ સેવાઓ પણ શરૂ કરાઇ છે

પ્રવક્તાએ જણાવ્યું કે વડી અદાલત નીયમીત રીતે કામ કરી રહી છે અને કેસની સુનાવણી યોગ્ય રીતે ચાલી રહી છે

કારગીલ ખાતે સંયુક્ત કાર્ય સમિતિની બેઠકોને સંબોધતાં તેમણે કહ્યું કે ઉભા કરાચેલ પ્રશ્નો અંગે કેન્દ્ર અને રાજ્ય વહીવટીતંત્ર સાથે ચર્ચા કરાશે ઇન્ટરનેટ સેવાઓ અંગે શ્રી મલિકે કહ્યું કે પરિસ્થિતિની ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે

કર્મચારીઓએ પણ રાજ્યપાલને માગણીઓ રજુ કરી હતી

તેના કારણે રાજ્ય સરકારે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે

તમામ જિલ્લાઓમાં પણ તંત્ર તૈયાર કરાયું છે આકાશવાણી સમાચાર સાથે વાતચીતમાં બોંગઇગાંવ જિલ્લાના નાયબ કમિશ્નર આદિલખાને જણાવ્યું કે સેવા કેન્દ્રો પર અને સર્કલ ઓફિસમાં પણ છાપેલી યાદી મુકવામાં આવશે જેના નામ ન હોય તેમને આગળ શું કાર્યવાહી કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે

શિવકુમારને કોઇ વચગાળાની રાહત આપવા ઇન્કાર કર્યો છે ઇ ડી દ્વારા અટકાયત ટાળવા અને કોઇ બીજી તારીખે હાજર થવા રાહત આપવા આ અરજી કરવામાં આવી હતી ન્યાયાધીશ અરવિંદકુમારે નીયલી અદાલતના આદેશ પર કોઇ મનાઇ ફરમાવી ન હતી તેમના એડવોકેટે અપીલ માટે અઠવાડીયાનો સમય ફાળવવા રજુઆત કરી હતી આજે બેંગલુરૂમાં પત્રકારો સમક્ષ ડી

શિવકુમારે જણાવ્યું કે રાજ્ય સભાની ગુજરાતની યૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને આશ્રય આપવાના કારણે ભાજપે તેમને લક્ષ્ય બનાવ્યા છે

આજે નવી દિલ્હીમાં વિવેકાનંદ કેન્દ્રના ઉપાધ્યક્ષ સુશ્રી નિવેદિતા ભીડેએ જણાવ્યું કે આ ઉજવણી સંદર્ભમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને અન્ય પદાધિકારીઓને મળશે હિન્દ મહાસાગર બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રના કન્યાકુમારી નજીક સામુદ્ધુની પાસે ખડક પર વિવેકાનંદ સ્મારક રચવામાં આવ્યું છે

જ્યારે સૌરભ ચૌધરીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે